પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને ગઇકાલે રીવરફન્ટ ખાતે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાઇ રહેલ શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરાઇ હતી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તથા વિવિધ ઝેનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યા હતા

વરસાદ હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાત ક્ષેત્રની આસપાસ સર્જાયેલા અપર એરસરક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ થવાની સ્થિતિ બની રહી છે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસના છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો હતો

જો કે બે દિવસથી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા હતા જો કે ગઇકાલે બપોર બાદ વાતાવરણ પલટાતા ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો વરસાદથી શહેરના નીયાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અમદાવાદ શહેરમાં અનેક સ્થળે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા છે ગાંધીધામમાં પણ ગઇકાલે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો

ગાંધીનગર શહેરમાં પણ ગઇકાલે બપોરે બાદ પવન સાથે વરસાદ થયાના સમાચાર છે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ છે અમારા અમરેલીના પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે ખાસ કરીને વડિયા સહિત લગભગ સંપૂર્ણ જીલ્લામાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે પવન કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે

ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ધોડાપુર આવ્યું હોવાનાં કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે પુરનાં કારણે ગામ બહાર અવર જવરનો રસ્તો બંધ થયો છે ભાવનગર શહેરમાં ગઇકાલે સવા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઇ હતી ભાવનગરમાં સવા ત્રણ ઇંચ વલ્લભીપુરમાં અઢી ઇંચ ઉમરાળમાં બે ઇંચ ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ થયો છે શહેરના ભાવનગર કાળીયાબીડ ગાયત્રીનગર કુંભારવાડા વગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા રાજકોટ શહેર અને જીલ્લામાં કેટલાક તાલુકામાં વરસાદ થયો છે

પાટણમાં ગઇકાલે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો હતો જિલ્લાના હારીજ શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર પંથકમાં હળવો વરસાદ નોંધાથો હતો જો કે પાટણમાં ઉકળાટને લીધે લોકો ગરમીનો સામનો કરવો પડયો હતો

મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસ રાજકોટ જિલ્લા કલેકટરને સોંપવાના તાત્કાલિક આદેશો પણ કર્યા છે

તામીલનાડુ બીજા ક્રમે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને કેરળ યોથા ક્રમે આવ્યું છ વર્લ્ડ કુડ સેફટી દિવસ નીમિત્ત કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્ફી દ્વારા આયોજીત વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ

જી કોશિયાએ યાદીમાં જણાવ્યું છે

મુખ્યમંત્રી જનજીવન રાજ્ય સરકારે પ્રવર્તમાન કોરોનાના સમયમાં જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક એક અંતર્ગત એક જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની વિવિધ રોજિંદી કામગીરી શરૂ કરાવી છે

સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તરોમાં એટલે કે આઉટ ગ્રોથ વિસ્તારોના નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો રૂ

પી

ગાંધીનગર જિલ્લાની પેથાપુર નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ આર સી સી

રાજ્યમાં ગઇકાલ થી ધાર્મિક સ્થળો શોપિંગ મોલ રેસ્ટોરન્ટ હોટલો ખૂલ્યા કન્ટઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મંદિરો તથા રેસ્ટોરેન્ટ ખોલવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જેનો આ તમામ સ્થળોએ યુસ્તપણે અમલ કરવાનો રહેશે પ્રથમ જ્યોતિંલિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર પણ ગઇકાલે દર્શનાર્થીઓ માટે ખોલાતાં વહેલી સવારથી ભક્તો દર્શાનાર્થે આવી પહોચ્યા હતા

મંદિરના પીઠાઘિપતિ જયશ્રીકા નંદજીએ જણાવ્યું છે કે ભવનાથમાં આવેલ સનાતન ધર્મશાળામાં સરકારે કોવિડ સેન્ટર બનાવ્યું છે કોરોના પોઝિટિવ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે